આવી છે

સમિતિએ કોવીડના ઉદવહનની તપાસ ચીનના વુહાન શહેરમાં શરૂ કરી છે

દેશના સ્વાતંત્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહિદોની સ્મૃતિમાં આજે શહિદ દિવસ મનાવવામાં આવી રહયો છે તે નિમિત્તે આજે સવારે અગિયાર વાગે શહીદોના માનમાં બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું આજે સવારે નવી દિલ્હીના રાજધાટ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત મહાનુભાવોએ પુજય બાપુના સમાધિ સ્થળ પર પુષ્પાંજલી અર્પણ કરી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સંદેશામાં જણાવ્યું કે ગાંધીજીના શાંતી અહિંસા સાદગી અને વિનંમ્રતાના આદર્શોનું આપણે સૌએ પાલન કરવું જોઇએ

વેકૈયા નાયડુએ જણાવ્યું કે ગાંધીજીએ તેમના વિચારો અને કાર્યો ધ્વારા લોક હદયમાં અમિટ છાપ છોડી છે સમગ્ર વિશ્વમાં અસંખ્ય લોકોને તેમણે અહિંસાના માર્ગે ચાલવાની પ્રેરણા આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગાંધીજીના આદર્શો લાખો લોકોને પ્રેરણા આપે છે આજે આપણે તમામ શહિદ વીરોના શૌર્યપુર્ણ બલિદાનને પણ યાદ કરી ભાવભીની અંજલી અર્પણ કરીએ છીએ આજે સાંજે પોરબંદરના કિર્તી મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે તો સવારે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ હતી

જે ગાંધીજીના સ્વદેશીના સિધ્ધાંતો પર આધારીત છે તેનું પ્રસારણ ફીલ્મ ડીવીઝનની વેબસાઇટ અને યુ ટયુબ યેનલ પરથી કરાશે

ગઇકાલે સંસદમાં અંદાજપત્ર સત્રના પહેલા દિવસે બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું તેમણે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અને પ્રજાસત્તાક દિનના શુભ પ્રસંગનો અનાદર કરવાની ચેષ્ટા કરનાર તાજેતરનાં કૃત્યોને કમનસીબ ગણાવ્યા હતા તેમણે કહ્યું કે પાછલા સત્રમાં સંસદ દ્વારા ઘડવામાં આવેલા ત્રણ ખેતીલક્ષી કાયદાઓનો હેતુ દેશના ખેડુતોને વધુ અધિકારો અને શક્તિ પ્રદાન કરવાનો છે શ્રી કોવિંદે ઉમેર્યું કે દસ કરોડથી વધુ નાના અને સીમાંત ખેડુતોને કૃષિ ક્ષેત્રે સુધારાઓથી લાભ મળશે

દેશનાં અત્યારસુધીનાં ઈતિહાસમાં પેપરલેસ અંદાજપત્ર અર્થાત ડિજીટલ સ્વરૂપે રજૂ થનાડું આ પ્રથમ અંદાજપત્ર છે દરમિયાન નાણામંત્રી નિર્મળા સીતારમણે ગઇકાલે લોકસભામાં રજુ કરેલા આર્થિક સર્વેક્ષણમાં સૂચવ્યું છે કે ચોખ્ખી નિકાસ અને સરકારી વપરાશમાં વધારાની તક વૃદ્ધિ તરફ દોરી જશે

આર્થિક સર્વેમાં કોરોના રોગયાળાની અસર પછી ભારત એકદમ ઝડપી રીતે આર્થિક પ્રગતિ કરી રહ્યું છે મેગા રસીકરણ ઝુંબેશ તેને ટેકો આપે છે આ સર્વેમાં એ પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે કૃષિ ક્ષેત્ર આ કપરા સમયમાં પણ વૃદ્ધિના માર્ગમાં અડીખમ છે

આરોગ્ય ક્ષેત્રે અર્થતંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવી છે સરકારની મુખ્ય ભૂમિકા દેશમાં આરોગ્યલક્ષી માળખું તૈયાર કરવાની રહી છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

તપાસ સમિતિના સભ્યોએ કોવીડની શરૂઆતમાં કોવીડના દર્દીઓની સારવાર કરનારી હ્બેઇ પ્રાંતની હોસ્પિટલની મુલાકાત લીધી છે

કવારન્ટાઇનના સમયગાળામાં તેમણે ચીનના વૈજ્ઞાનીકો સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી ચર્ચા કરી હતી

અગ્ર સચિવ દિપક કુમારના અધ્યક્ષપદે ગઇકાલે યોજાયેલી બેઠકમાં શૈક્ષણિક કાર્ય કેવી રીતે શરૂ કરવુ તે અંગેની ચર્ચા બાદ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી આ માર્ગદર્શીકામાં શાળામાં આવનાર દરેકે ફરજીયાત માસ્ક પહેરવો સહિતના કોવીડના સંક્રમણને અટકાવવાના નિયમોનું પાલન કરવાનું રહેશે

પોલીસ પ્રવકતાના જણાવ્યા મુજબ સલા મતી દળોના જવાનોએ ચોકકસ વિસ્તારને ઘેરી લઇને તપાસ શરૂ કરતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો સલામતી દળોના જવાનોએ વળતો જવાબ આપતા બન્ને આતંકવાદીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા